પ્રાદેશિક સમાચાર નીકિતા શાહ વાંચે છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગઇકાલે ગાંધીનગરમાં નાસ્મેદ ગામે ભારતીય કૌશલ સંસ્થાનનો શિલાન્યાસ કર્યો

ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં સંબોધન કરતાં શ્રી અમિત શાહે જણાવ્યુ હતું કે આ સંસ્થા દેશમાં રોજગારીનો રાજમાર્ગ બનશે શ્રી શાહે વધુમાં જણાવ્યું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સ્કીલ ડેવલપમેન્ટથી યુવાઓને સમયાનુકુલ રોજગાર આપવાનો નવો માર્ગ ચિંધ્યો છે યુવાઓની ઉદ્યમશિલતા દેશને પાંચ ટ્રિલિયન ડોલરની અર્થતંત્ર બનાવવામાં બળ પૂરુ પાડશે શ્રી શાહે કહ્યું કે આ સંસ્થાના માધ્યમથી મેઇક ઇન્ડિયાનું પ્રધાનમંત્રીનું સ્વપ્ન સાકાર થશે

આ પ્રસંગે તેમની સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને પ્રદેશપ્રમુખ જીતુ વાઘાણી સહિતના પ્રદેશ અગ્રણીઓ તેમજ ઉદ્યોગજગતના મહારથીઓ અને ઉચ્યઅધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં સાતમી આર્થિક ગણતરીની કામગીરીનો ગઇકાલે ગાંધીનગરથી પ્રારંભ કરાવ્યો ભારત સરકારના સાંખ્યીકી મંત્રાલય દ્વારા સમગ્ર દેશમાં આ સાતમી આર્થિક ગણતરીની કામગીરી હાથ તા

જેમાં દેશના તમામ ઘરોની રૂબરૂ મુલાકાત લઇ ઘરની પ્રાથમિક માહિતી અને કુટુંબની વ્યક્તિઓ દ્વારા ઘરમાં ચાલતી આર્થિક પ્રવૃત્તિઓની તેમજ ઘરની બહાર કોઇ ચોક્ક્સ માળખા વગર કરવામાં આવતી આર્થિક પ્રવૃત્તિઓ જેવી કે લારી વગેરેની માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે

ઉલ્લેખનીય છે કે આ આર્થિક ગણતરીની કામગીરીમાં પ્રથમવાર મોબાઇલ એપ્લીકેશનનો ઉપયોગ કરવામાં આવશે

આ ગણતરી બાદ રાજ્યમાં ચાલતી વિવિધ આર્થિક પ્રવૃત્તિ અન્વયે ગ્રામ તાલુકા જિલ્લાવાર તથા પ્રવૃત્તિઓના પ્રકારવાર એકમોની સંખ્યા તેમાં કામ કરતાં વ્યક્તિઓની જાતિવાર વિગત તથા અન્ય સંલઝ્ન ઉપયોગી માહિતી ઉપલબ્ધ થશે જેના આધારે રાજ્યના આર્થિક સામાજિક વિકાસ માટે જરૂરી નિર્ણયો લેવાશે

આ પદયાત્રાને આજે એક વર્ષ પૂર્ણ થયા નિમિત્તે આજે આ પદયાત્રા રૂટ પર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે જે અંતર્ગત આજે મંત્રી શ્રી માંડવિયાની ઉપસ્થિતિમાં પદયાત્રા પથનું નામકરણ સભા સંબોધન રસોઈઘરનું ઉદઘાટન સભાખંડ સાયન્સ લેબ જેવા વિવિધ કામોના લોકાર્પણ ખાતમુહૂર્ત કરાશે આ કાર્યક્રમમાં ઉત્તર બુનિયાદી શાળાના વિદ્યાર્થીઓ શિક્ષકો નગરજનો ગામના હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા

આ મેળાનો ઉદ્દેશ્ય રાજ્યના અંતરિયાળ ગામોમાં હસ્તકલા હાથશાળ કુટિર અને ગ્રામોદ્યોગની વંશ પરંપરાગત કલાને જીવંત રાખી કારીગરોને સીધુ જ માર્કેટીંગ પ્લેટફોર્મ પુરૂ પાડવાનો અને તેમની આજીવીકામાં વધારો કરવાનો છે જેમાં કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવેલી ભરત કામ વાંસના રમકડા પેચવર્ક ઇમીટેશન જવેલરી લેધર વર્ક માટીના ઘરેણા જેવી માટીની ચીજવસ્તુઓ તા

આ મેળામાં પોરબંદર સુરત અમદાવાદ ભરૂચ વડોદરા આણંદ રાજકોટ ગાંધીનગર પંચમહાલ સહિતના વિવિધ જિલ્લાઓનાં કારીગરો દ્વારા પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે

આ અંતર્ગત ગત સપ્ટેમ્બરમાં મુખ્ય પરીક્ષા લેવાઈ હતી

આગામી ફેબ્રુઆરીમાં આ ઉમેદવારોના ઇન્ટરવ્યૂ પ્રક્રિયા હાથ ધરાશે ગાંધીનગર ખાતેની કામઘેનુ યુનિવર્સિટીનો છઠ્ઠો પદવીદાન સમારોહ આવતીકાલે યોજાશે

રાજ્યના પશુપાલન મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા અને ગુજરાત કો ઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લી આણંદના ચીફ ઓપરેટીંગ ઓફિસર શ્રી કિશોરસિંહ એમ

સમગ્ર ગુજરાતની લોકસંસ્કૃતિ અને લોક ગાયકી કથા નો વારસો ભાવિ પેઢીમાં ઉતરે અને જળવાઈ રહે તેવા આશયથી રાજ્ય સરકાર સંચાલિત ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા રાજકોટ સ્થિત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે ના લોકસાહિત્ય કેન્દ્ર દ્વારા લોક સાહિત્ય અને લોક કલાકારોને સન્માનવામાં આવે છે